જેમાં સાઇબર ગુનાઓ પીડીત લોકોના મદદ માટે દેશની પહેલી સેવા હેલ્પ લાઇન ખુલ્લી મુકી હિં આ પ્રંસંગે સંબોધન કરતા શ્રી શાહે ગુનાઓ અટકાવવામાં ટેકનોલોજીનો મહત્મ ઉપયોગ કરવા ઉપર ભાર મુક્યો તેમણે કહ્યું કે વિશ્વાસ અને આશ્વસ્ત જેવાં પ્રોજેકટ રાજ્યમાં સાઇબર ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓના તપાસમાં મદદરૂપ સાબીત થશે

બપોર બાદ શ્રી શાહ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટિના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે શ્રી શાહ હાજર રહેશે અને સૌનું માર્ગદર્શન કરશે નારણપુરા વિસ્તારમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના છે

જેમાં ગાંધીનગર સહિત અમદાવાદ સેનટ્રલ જેલ ધર્મનગર ખોડીયાર મોટો આદરજ સાબરમતી રખીયાલ સ્ટેશનોને સમાવેશ થાય છે આ ઉપંરાત સાણંદ યારોડી રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો સગવડતા માટે બે પ્લેટફોર્મનું વિસ્તરણ પણ શ્રી શાહે કર્યું આ ઉપરાત તેમણે કલોલયાંદલોડિથા રેલ્વે સ્ટેશન ઉપર પેંસેંજર ઇન્ફોરમેશન સિસ્ટમનું ઉદઘાટન કર્યુ હતુ વડોદરા આગ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ કર્મચારીઓના મોત થયા છે જ્યારે પંદરને ગંભીર ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃત્યુ આક વધે તેવી શક્યતા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાઇડ્રોજન અને નાઇટ્રોજનના સિલિન્ડર ફાટવાથી પ્રચંડ ધડાકો થથો હોવાની પ્રાથમિક માહીતી મળી છે અરવલ્લી પંતોગોત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી તત્વ ઇન્સ્ટિટયુટ ઓફ એન્જિનથરિંગ કોલેજ ખાતે આજે પંતગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ પતંગોત્સવમાં કોલેજના વિધાર્થીઓ સહીત અધ્યાપકો અને કર્મચારીઓએ ભઆગ લીધો હતો સૌએ સાથે મળીને વિવિધ સંદેશા સાથેના પતંગો યગાવ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં આવી કોઇ ઘટનાનો ભાગ બનનાર વ્યક્તિ પશુ અને પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લાઓ અને તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કાર્યરત રહેશે આવા ઘાયલ થયેલા પશુ પક્ષીઓ ધ્યાનમાં આવે તો કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે દરમિયાન ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કરુણા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારમાં સાત જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવ રિસ્પોન્સ સેન્ટર બાવીસ સારવાર કેન્દ્રો સોળ વાહનો અને બાવીસ ડોક્ટરો ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ ઉપરાંત એંસી સરકારી કર્મયારીઓ અઢીસો જેટલા સ્વયંસેવકો અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાશે મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સંતરામપુર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બયાવો અભિયાન રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં શાળાના બાળકો શહેરીજનો સહીત વન વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા દરમ્યાન ખેડા જિલ્લા કલેક્ટેર આઇ કે પટેલે જણાવ્યું હતુ કે કરુણા અભિયાન અંતર્ગત વનવિભાગ દ્વારા આઠ જેટલી રેન્જ ઓફિસ અને આઠ કંન્દ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જનજાગૃતિ માટે વિવિધ સ્થળોએ રેલીઓનું આયોજન કરવામાં આવશે વિશેષ ટ્રેન નિયમિત દ્રેનોનો ધસારો ઓછે કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ બાંદ્રરાથી અમદાવાદ સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ ટ્રેનો દોડાવાશે

આ દ્રેન જતા આવતા બન્ને વખતે બોરીવલીવાપીસુરતભરુચ અને વડોદરા સ્ટેશન પર રોકાશે